કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસની આંતરિક જુથબંધી સામે આવી છે ધારાસભ્યોનો વિશ્વાસ સંપાદન કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે કોંગ્રેસના હજુ વધારે ધારાસભ્યો રાજીનામાં આપી શકે તેવા સંકેત પણ શ્રી પટેલે આપ્યા હતા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અંગે વાત કરતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભારતીય જનતા પક્ષ ઉપર ગેર લોકશાહી પદ્ધતિ અપનાવવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે કોંગ્રેસ લોકશાહી પદ્ધતિથી રાજ્યસભાની ચુંટણી લડશે વિધાનસભા સત્ર અગાઉ આજે ગાંધીનગરમાં રાજ્યસભાની ચૂંટણી ને લઈ ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી કોરોના સમીક્ષા બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્યકક્ષાની બેઠકમાં રાજય સરકારે કોરોના વાયરસ સંદર્ભે લેવાયેલા પગલાંઓની સમીક્ષા કરવામાં આવી છે રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોકટર જયંતીરવિએ બેઠક બાદ જણાવ્યું હતું કે રાજયમાં શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આજથી બે અઠવાડીયા માટે બંધ રહેશે જો કે શિક્ષકો પ્રાધ્યાપકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓને હાજરી આપવાની રહેશે બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજયમાં બોર્ડ ની પરીક્ષાઓ યાલી રહી છે તે કામગીરી યથાવત રહેશે આ ઉપરાંત રાજયના સિનેમા ઘરો સ્વીમીંગ પુલ પણ બંધ રહેશે રાજયમાં જાહેર સ્થળોએ થુંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જો કોઇ વ્યકિત આ પ્રતિબંધનો ભંગ કરશે તો પાંચસો રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ધ્વારા લેવામાં આવશે રાજય સરકારે તમામ ધાર્મિક સંસ્થા નોને પોતાના મેળાવડાઓ ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા અનુરોધ કર્યો છે દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ આગામી બે સપ્તાહ દરમિયાન તેના તમામ કાર્યક્રમો મોકુફ રાખ્યા છે કોરોના વાયરસ રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ ને લઈને સાવચેતીના પગલા ના ભાગરૂપે રાજ્યમાં આવેલા તમામ સિનેમાગ્રહો સ્વિમિંગ પૂલ વગેરે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગર જામનગર શહેરના બે મલ્ટિપ્લેક્સ અને સિનેમા ગૃહ આજથી બે સપ્તાહ માટે બંધ રખાશે સાથીસાથ સ્વિમિંગપુલ પણ હાલ શરૂ નહીં કરાય

આ ઉપરાંત જામનગર શહેરમાં બે મલ્ટિપ્લેક્સ આવેલા છે

જે આજથી બંધ રખાશે જામનગર મહાનગરપાલિકા સંયાલિત ટાઉનહોલ કે જેમાં પણ અગાઉથી જે કાર્યક્રમોના બુકિંગ થઇ ગયા છે

રાજુલામાં યોજાયેલ મોરારીબાપુની રામકથા રદ કરવામાં આવી છે

તમામ શાળા કોલેજો ટ્યુશન કલાસિસ સિનેમા હોલ વગેરે બંધ રાખવાના આદેશનો સુરેન્દ્રનગર જીલ્લામાં પણ અમલ શરૂ થયો છે

તેમની સાથે લેફ્ટેનેન્ટ જનરલ સી

મોહંતી અને જોધપુરના કોર કમાંન્ડન્ટ સહિતનો કાફલો આવી રહ્યો છે કચ્છ સરહદે નશીલી દવાઆની હેરફેર તેમજ ધુસણખોરી પ્રવૃતિને લઇને સૌનું ધ્યાન ખેંચાયું છે ત્યારે ઉચ્ય વડાની આ મુલાકાત અતિ મહત્વની ગણાઇ રહી છે જનરલ નરવણ ક્રિક વિસ્તારનું હવાઇ નિરિક્ષણ કરીને સુરક્ષાની જાત માહિતી મેળવશે તેમની આ મુલાકાતને લઇને કચ્છ સરહદને સંલઝ્ન મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતા છે

જોકે બંને પૈકી એક મહિલાનો સ્વાઇ ફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે યાલી રહી છે

જોકે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે રાંદેરની મહિલા ચીનથી કોમ્બોડિયા થઇ સુરત આવી હતી ત્યારબાદ શરદી તાવના લક્ષણો જણાતા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો

સુરતમાં તંત્ર કોરોનામાં વ્યસ્ત છે ત્યારે સ્વાઇન ફ્લ્ દેખાતા તંત્રની દોડધામ વધી ગઇ છે

સી

નડિયાદ તથા ગુજરાત મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નડિયાદ ખાતે પદ્મશ્રી અને જાણીતા અભિનેતા દિગ્દર્શક મનોજ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રણામ પપ્પા ગ્રંથ વિમોચન સમારોહ યોજાઈ ગયો

આ ગ્રંથનું લેખન કાર્ય તેમજ મુલાકાત ડોક્ટર બિંદુ ત્રિવેદી અને દધીચિ ઠાકર દ્વારા કરવામાં આવ્યું છે